સવારે દિલ્હી હવાઈ મથકે ધ્રમ્મસને કારણે ખૂબ નજીકનું પણ જોઈ શકાતું નહોતું દિલ્હીના પ્રાદેશિક હવામાન વિભાગના વડા ડો કુલદીપ શ્રીવાસ્તવે આકાશવાણીને જણાવ્યા પ્રમાણે આ સ્થિતિ આવતીકાલે પણ યથાવત રહેવાની સંભાવના છે એવી જ રીતે પંજાબ હરીયાણા ઉત્તર રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું યથાવત રહે તેવી સંભાવના છે આ ઉપરાંત ઉત્તર મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ અને સિક્કીમમાં પણ આગામી ત્રણ યાર દિવસ સુધી ઠંડીનું મોજુ રહેવાની સંભાવના છે સંબંધિત વિસ્તારોમાં રેલવે અને વિમાનસેવાને અસર થઇ છે

આજે ગુવહાટીમાં એક રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આસામ સંધિ રાજ્યમાં પ્રવર્તતી શાંતિનો પાયો છે તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ રાજ્યના લોકોના વિયારો સાંભળવા તૈયાર નથી જો કે કોંગ્રેસ પક્ષ નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં છે

આજે ગુવહાટીમાં પક્ષ પ્રવક્તા અતુલ બોરા અને કાર્યકારી અધ્યક્ષ કેશવ મહંતાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમના પક્ષે આ ધારો રદ્દ કરવાની માંગણી કરતી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી છે બન્ને આગેવાનોએ કહ્યું છે કે આસામ ગણપરિષદ રાજ્યના નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે

ભાજપના વરિષ્ઠ નેતા અને આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન તથા પક્ષના દિલ્હીના સાંસદો અને અગ્રણીઓએ નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં તાજેતરમાં થયેલા હિંસક દેખાવો વખતે તેને પીઠબળ આપવાનો આક્ષેપ વિપક્ષો સામે કર્યો છે

તેમણે કહ્યું છે કે આ કાયદો દેશ માટે મહત્વપૂર્ણ છે તેઓ અટલ સ્મૃતિ પ્રવચનમાં ભાગ લેવા માટે ભોપાલ ગયા હતા દરમિયાન ફષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે આ કાયદાથી પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ધાર્મિક લધુમતીઓને ન્યાય મળશે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ડાબેરી પક્ષો અને કહેવાતા બૌદ્ધિક લોકો તેનો વિરોધ કરીને હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે

સરકારનાં પ્રતિનિધિએ જણાવ્યું કે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે કારણ કે વિસ્ફોટ બાદ મોટી સંખ્યામાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઇ જવાયા હતા મેયર ઓમર મોહમુદ મોહમ્મદે જણાવ્યું કે મૃતકોમાં વિશ્વ વિદ્યાલયના કેટલાય વિદ્યાર્થીઓ છે પોલીસના પ્રવક્તાએ જણાવ્યું છે કે વિસ્ફોટ સવારનાં વ્યસ્ત સમયમાં ટેક્સ કલેક્શન સેન્ટરને નિશાન બનાવીને કરાવાયો હતો બધા મૃતકો સામાન્ય નાગરિક હતા અત્યાર સુધી કોઇ પણ સંગઠને આ ફમલાની જવાબદારી સ્વીકારી નથી

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ રજૂ કરેલા આ આરોપનામાં બેન્કના ભૂતપૂર્વે મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસ ભૂતપૂર્વ ચેરમેન વાર્યમસિંઘ બેન્કના ભૂતપૂર્વ ડિરેકટર સુરજીતસિંઘ અરોરા એયડીઆઈએલના પ્રાયોજકો રાકેશ વાધવાન અને સારંગ વાધવાન સામે આરોપો ઘડવામાં આવ્યા છે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની છેતરપીંડી કૌભાંડ પુરાવાઓનો નાશ કરવો અને બનાવટી દસ્તાવેજોને લગતી વિવિધ કલમોના આધારે આરોપો ઘડવામાં આવ્યા છે

ગઇકાલે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બેન્કોને ફરીથી મૂડીભંડોળ પુરૂં પડાતાં બેન્કીંગ ક્ષેત્રની કામગીરી વધુ સરળ બની છે જો કે વૈશ્વિક અથવા સ્થાનિક આર્થિક અનિશ્વિતતા અને રાજકીય ગતિવિધિઓના કારણે અર્થતંત્ર સામે સંભવિત પડકારો નકારી શકાય નહીં આ અહેવાલમાં આર્થિક ક્ષેત્રનું નિયમન અને સંબંઘિત વિકાસોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે

સેનાના પ્રવક્તાના જણાવ્યા મુજબ તાલીબાનોએ સંગીન જિલ્લામાં આવેલી છાવણીની નીચે ટનલ ખોદીને સૈનિકો કોઇ પગલા લે તે પહેલાં જ વિસ્ફોટ કર્યો હતો

આ ઘટનામાં ચાર સૈનિકોને ઇજા થઇ છે પ્રાંતના પ્રવક્તા ઓમર ઝવાકે આ હ્મલાના અહેવાલને પુષ્ટિ આપી છે અને કહ્યું છે કે છાવણીમાં થયેલા વિસ્ફોટમાં સૈનિકોના મોત નીપશ્યાં છે તાલીબાને આ હ્મલાની જવાબદારી સ્વીકારી છે

ઉલ્લેખનીય છે કે ભારતની દિગ્ગજ બોક્સર એમ સી મેરીકોમે છ વખત વિશ્વ ચેમ્પિયનશીપ મેળવી છે અન્ય સ્પર્ધામાં બે વખત વિશ્વ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવનાર સોનિયા લથેરનો સાક્ષી ચૌધરી સામે પરાજય થયો છે એક મોટા ઉલટફેરમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન એલ સરીતાદેવીનો સીમરનજીત કૌર સામે પરાજય થયો છે

લાહોરની વડી અદાલતના રજીસ્ટ્રારે શિયાળુ વેકેશન યાલતું હોવાથી પૂર્ણ કદની બેન્ય ઉપલબ્ધ ન હોવાનું કારણ જણાવીને મુશર્રફની અરજી પાછી મોકલી છે અને અરજદારને જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ફરીથી અરજી કરવાની સૂચના આપી છે અરજદારે પૂર્ણ કદની બેન્ય રચીને ત્રણ સભ્યોના ટ્રીબ્યુનલે તેને ફરમાવેલી ફાંસીની સજાને ગેરકાયેદસર ગણાવીને આ સજા રદ્દ કરવાની અદાલતને વિનંતી કરી છે